આજે છઠ્ઠા ભારત જાપાન સંવાદ પરિષદમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરતાં પ્રધાનમંત્રીશ્રી મોદીએ મુજબ જણાવ્યું હતું વધુમાં પ્રધાનમંત્રીશ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દાયકો અને આગળ આવનારો સમય એ સમાજનો હશે જે શિક્ષણ અને નવકલ્પના પર ધ્યાન કેન્દ્રિત કરશે પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે નવીનતા એ માનવ સશકિતકરણનો આધાર છે અને શિક્ષણમાં નવીનતાને પ્રોત્સાહન આપવું જોઇએ પ્રધાનમંત્રીએ સંવાદમંચની મદદથી ભગવાન બુધ્ધના વિયારોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો તેમણે બુધ્ધ ધર્મના સાહિત્ય અને હસ્તપ્રતોનો સંગ્રહ ધરાવતા પુસ્તકાલયના નિર્માણનો વિચાર રજૂ કર્યો અને જણાવ્યું કે ભારતમાં આવું પુસ્કાલય સ્થાપવા તેઓ ઉત્સુક છે તેમણે જણાવ્યું કે આ પુસ્કાલયમાં વિવિધ દેશોમાં ઉપલબ્ધ બૌધ્ધ ધર્મનું સાહિત્ય ડીજીટલ સ્વરૂપે રાખવામાં આવશે પ્રધાનમંત્રીશ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે માનવતાવાદ એ આપણી નીતીઓનો આધાર હોવો જોઇએ અને પ્રકૃતિ સાથે સુમેળભર્યા સહઅસ્તિસ્વ પર ધ્યાન આપવાની જરૂરિયાત ગણાવી પ્રધાનમંત્રીએ સંવાદમાં સતત સમર્થન આપવા માટે જાપાન સરકારનો આભાર માન્યો હતો

આ બેઠકમાં ભારત અને વિદ્યેતનામ વચ્ચે સાત નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેમાં રક્ષા વૈજ્ઞાનિક સંશોધન પરમાણુ અને નવીનીકરણીય ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને કેન્સર ઉપચાર જેવા વિષયોનો સમાવેશ થાય છે બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ નીતીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને ભારતીય પ્રશાંત અભિગમનો મોટો સહયોગી છે પ્રધાનંમંત્રીશ્રી મોદીએ કહ્યું કે ભારત અને વિચેતનામ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબંધો ખૂબ ઝડપથી વિકસતા જાય છે પ્રધાનમંત્રીશ્રી મોદીએ કહ્યું કે આવતા વર્ષે બંન્ને દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય બનશે તેનાથી વૈશ્વિક સંદર્ભમાં સહ્યોગ વધુ મજબૂત થશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરોને અપીલ કરી છે કે તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાની આજીવિકા માટે નહીં પણ માનવતાની સેવા માટે કરે

તબીબી વ્યવસાયમાં મહિલાઓની વધતી સંખ્યા પર સંતોષ વ્યક્ત કરતાં શ્રી કોવિંદે જણાવ્યું કે જ્યોર્જ ચિકિત્સા વિશ્વવિદ્યાલયે આ દિશામાં પગલાં ભર્યા છે દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે આ પ્રસંગે કોરોના યોધ્ધાઓના યોગદાનની સરાહના કરતાં કહ્યું કે વિશ્વ વિદ્યાલયના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્ર ઉલ્લેખનીય કાર્ય કરી રહ્યા છે

કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

વધુમાં ડોકટર હર્ષવર્ધને જણાવ્યું કે આ વિજ્ઞાન ઉત્સવ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી માહિતીઓના પ્રસાર માટે એક મંચ પૂરૂ પાડશે જેથી વિજ્ઞાન માટે યુવા પેઢીમાં રસ રૂચિ વધશે

નાણા મંત્રાલય જીએસટી નાણા મંત્રાલયે જીએસટીના વળતરની અછતને પહોંચી વળવા માટે રાજ્યોને છ હજાર કરોડ રૂપિયા આઠમા સાપ્તાહિક હપ્તા પેટે છુટા કર્યા છે

બાકીના પાંચ રાજ્યો અરૂણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ નાગાલેન્ડ અને સિક્કીમમાં જીએસટી અમલ કરવાના કારણે આવકમાં અંતર નથી

મંત્રી પ્રકાશ જાવડેકર માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના કલ્યાણ અને ફષિ ક્ષેત્રના વિકાસ માટે તમામ પ્રયત્નો કરી રહી છે

એક ટવીટમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પ્રયત્નોમાં ખેડુતોનું કલ્યાણ અને કૃષિ ઉદ્યોગનો વિકાસ અગ્રતા પર છે

દરમિયાન ચૂંટણી પંચે બેલ્લારી જિલ્લાની ચાર બેઠકોની હરાજી થયાના સમાચાર મળ્યા બાદ ચૂંટણી રદ કરી હતી

મતદાન શાંતિપૂર્ણ રહ્યું